ગઈકાલે નવી દિલ્ફીમાં યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતને આ ગૌરવ સન્માન અપાયુ છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ગૌરવ સિઘ્ઘિ માટે જળ સંપતિ વિભાગને અભિનંદન પાઠવ્યા છે ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદાન માટે આ અગાઉ નીતિ આયોગનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યાબાદ આ ત્રીજો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કર્યો છે

તેથી જ સમાજના સેવાકીય કાર્યોમાં સરકાર સમાજની પડખે રહેશે અને પુ રતો ટેકો પાડશે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મ્રેીના મુળમંત્ર સૌનો સાથ સૌનો વિકાસને ફળીભુત કરનારા પાટીદાર સમાજને એક કરવામાં ખોડલ ધામઅન્નપુર્ણા ધામ અને ઉમ્યા ધામ સહિતની સામાજીક સંસ્થાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે આ કાર્યક્રમમા કેન્દ્રીયમંત્રી પુરૂષોત્ત્મ રૂપાલા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ શોકને અનુ લક્ષીને સમગ્ર ભારતમાં રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે તેમજ કોઇ સરકારી સમારોહનું આયોજન નહીં કરાય

જ્યારે સાત લાખ જેટલા દર્દીઓ લેબોટરી તપાસ કરવામાં આવી હતી

માંડવીના ધારાસભ્ય અને કચ્છ ક્ષત્રિય સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આયોજીક આ કાર્યક્રમમાં સામાજીક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા